આ કાર્યક્રમમાં દેશ વિદેશના બે હજાર જેટલા વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ ભાગ લેશે પ્રધાનમંત્રી તેમની સાથે પરીક્ષાને લગતા મુદ્દાઓ અને પરીક્ષા અંગેના તણાવ બાબતે સંવાદ કરશે ગયા વર્ષે યોજાયેલા કાર્યક્રમમાં માત્ર દિલ્હીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા જ્યારે આ વખતે યોજનાર આ કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યો તેમજ વિદેશમાં ભજ્ઞતા ભારતીય વિદ્યાર્થીઓ પણ ભાગ લેવાના છે આ કાર્યક્રમનું આકાશવાણી અને દૂરદર્શન ઉપરથી જીવંત પ્રસારણ થશે બધી જ સરકારી શાળાઓ સીબીએસઈ શાળાઓ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ તથા કોલેજોમાં આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

જેમાં ચાર હજારથી વ્ધુ ઇન્ડસ્ટ્રીઝ અને કંપનીઓ ભાગ લઇ રહી છે શીતલ વૈશ્નવ ગેઈમ્સ કાયાકલ્પ એવોર્ડ કચ્છમાં ભુજ ખાતે કાર્યરત ગેઇમ્સને ભારત સરકારના કાયાકલ્પ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારાકાયાકલ્પ એવોર્ડ આપવામાં આવ્યો છે રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાએ ગણતંત્રદિન નિમિત્તે ગેઇ મ્સની એડ્મીન ટીમને આ સંદર્ભે પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું હતું જાહેર આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત અને સ્વ ચ્છ્તાલક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રદાન કરવાના ગેઈમ્સના પ્રયાસોના સંદર્ભમાં ગેઈમ્સે ઉચ્ચગુણાંક પ્રાપ્ત કરતા આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ સ્ટેટ ક્વોલિટી એસ્યોરન્સ મેડીકલ ઓફિસર ગાંધીનગર તથા અધિક નિયામક ગાંધીનગર દ્વારા આ પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું

ચાર કરોડના ખર્ચે લોક સુવિધા વધારવા તાજેતરમાં નવાં પ્લેટફોર્મ નં

આ પ્રસંગે થોજાયેલા સમારોહને સંબોધતાં રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે કચ્છ દેશનો એવો મોટો જિલ્લો છે જયાં સૌથી વધારે રેલ્વે સ્ટેશનો આવેલા છે વાઇફાઇની સુવિધા પણ રેલ્વે વિભાગ દ્વારા મંજૂર કરાતા તે ટુંક સમયમાં ચાલુ કરાશે ભુજ ગાંધીધામ સામખીયાળી અને ભયાઉ રેલવે સ્ટેશનો ઉપર હાથ ધરાનારા વિકાસકામોની તેમણે વિગતે વાત કરી હતી આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ રાજેશભાઈ પલણે એક ટ્રેન રોકી રાખીને વર્ષોથી રેલ્વે પાટાનું ક્રોસીંગ કરવું પડતુ હતું તે પ્રશ્નનો હવે ટુંક સમયમાં ઉકેલ આવી જશે તેમ જણાવી તેમણે રાજયમંત્રી અને કચ્છના સાંસદનો આભાર વ્યકત કર્યો હતો